ઉત્તરાયજ્ઞ ગુજરાતનો બ્રાન્ડ તહેવાર બની ગયો છે ત્યારે ઉત્તરાયજ્ઞમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર ગુજરાત બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી છે

આ અંગેની ગ્રાંટ રાજય સરકાર કક્ષાએ ઉપલબ્ધ બનાવાઈ છે

અત્રે જણાવીએ કે ફોર્મ ભરવા સ્વીકારવા ચકાસણી કરવા તેમજ તાત્કાલિક ચકવણાં માટે જિલ્લા વિકાસ અધિકારો પ્રભવ જોશી દવારા અન્ય જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લામાં આ કામગીરી માટે વધારાના ગ્રામ સેવકોનો માંગણી કરો હતી

કચ્છમાં યોજાતો પતંગોત્સવ સફેદરણના સૌંદર્યને માણવાની અનેરી તક પૂરી પાડે છે તે કચ્છ માટે ગૌરવ સમાન છે તેમ વધુમાં જિલ્લા કલેકટર રેમ્યા મોફને જણાવ્યું હતું

જેમાં સરકારી શ્રમઅધિકારી ની કચેરી ઉપરાંત માધાપર માંડવી નખત્રાણા ખેડોઈ લાકડીયા કોઠારા ગઢશીશા દયાપર વાયોર સહિત રર ગામોમાં આવા ગ્રામિણ સેવા કેન્દ્રો આવેલા છે શ્રમ અને રોજગાર વિભાગ દવારા અસંગઠિત શ્રમિકો માટે અત્યષ્ઠી સહાય યોજના પણ અમલમાં મુકાઈ છે જે અંતર્ગત અસંગઠિત શ્રમિકના મત્યુના કિસ્સામાં તેના વારસદારને રૂા

જે અંગે રાપર અને ભૂજ સ્થિત કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે

જનરલ જ્રોસ્પિટલમાં લઇ આવવા જવાની વ્યવસ્થા અને આનુષંગિક ખર્ચ સાથે ઓપરેશન કરી આપવા આયોજન કરવામાં આવ્યું છે ગ્રામપંચાયતમાં યોજાયેલા આ કેમ્પમાં મોતિયા ઉપરાંત ત્રણ કેસ કોર્નિંથા અને બે દર્દીઓ ઝામરનાં જોવા મળ્યા હતા આ દર્દીઓને પણ અહી જી